પર્યટન ઉદ્યોગની ખીલવજ્ઞી કયાં સંભવ છે તેની શકયતા તપાસવા માટે મરીન પોલીસ તથા કોસ્ટગાર્કને સાથે રાખી મોજજી કરવામાં આવી છે જેમાં ક્રોન ટેકનોલોજીનો ઉપયોગ પશ કરવામાં આવ્યો હતો

જેમાં પિરોટન કાળુભાર ગાંઘી ચાકકો પાનેરો રોજી અજાકભાપદર શિયાળ નોરા પિરમ વાલોક આલિયા બેટ તથા કકિયા બેટ વગેરેનો સમાવેશ થાય છે

ટી

કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે પ્રજા અને વાહન માલિકોની સગવડ માટે આવી હાઇ સીકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે વાહન વ્યવહાર કમિશનર કચેરીની સૂચના મુજબ ફીટમેન્ટ માટેના ખાસ કેમ્પનું તાલુકાવાર આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના વાહન માલિકોએ કેમ્પનું બહોળી સંખ્યામાં લાભ લઇ આ નંબર પ્લેટ લગાવી કરાવી લેવા જણાવ્યું છે પોતાના રહેણાંક વિસ્તાર સોસાયટીમાં આ આર ટી ઓ માન્ય નંબર પ્લેટ લગાવવા માટેના કેમ્પનાં આયોજન માટે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીએ આર ટી ઓ

જેમાં લોકોને ઘરઆંગણે આધાર કાર્ડ રાશન કાર્ડ મા કાર્ડ વિધવા સહાય વૃદ્ધ સહાય આવકના દાખલા સહિતના દસ્તાવેજો તેમજ વિવિધ સરકારી યોજનાઓઓના લાભ વિવિધ વિભાગોમાંથી આવેલા અધિકારીઓ દ્વારા અપાયા હતા આ સેવાસેતુ અંતર્ગત માણાબા કુંભારિયા થોરિયારી પેથાપર ભીમદેવકા કુલપરા ભોરિયાણી વાંઢ સહિતના અનેક ગામોના લોકો જોડાયા હતા

ત્યારે આ નવા પરિપત્રની અમલવારી કચ્છમાં આરંભી દેવાઈ છે ફૂડ વિભાગના ડેઝિઝેટેડ ઓફિસર એમ જી

તપાસણીની કામગીરી આગામી સમયમાં પણ જારી રાખવામાં આવશે

મી બાયપાસ રસ્તા માટે દોઢ કરોડ રૂા ની ગ્રાન્ટ મંજૂર થતાં પ્રવાસી વર્ગમાં ખુશી વ્યાપી છે રણોત્સવ દરમ્યાન દત્ત શિખર જતા થાત્રિકોની અવરજવર મોટી સંખ્યામાં રહેતી હોવાના કારણે ધ્રોબાણા ગામની શેરીઓમાં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે ધ્રોબાણા ગ્રામ પંચાયતે મનરેગા હેઠળ કાયો રસ્તો પણ તૈયાર કર્યો હતો જોકે હવે બાયપાસ રસ્તા માટે દોઢ કરીડ રૂા ની ગ્રાન્ટ મંજુર થતા ધ્રોબાણા ગામના લોકોને ટ્રાફિક જામ થઈ જતાં અવરજવરમાં થતી મુશ્કેલીમાં પણ રાહત મળશે

જે અંતર્ગત કચ્છમાં ઝાપટાં પકવાની વકી છે જીલ્લામાં શિયાળુ પવન કુંકાવાનું શરૂ થતા વાતાવરજ્ઞમાં ઠંકક પ્રસરતી જાય છે

પ્રધાનમંત્રીએ એક ટવીટ મારફતે જનતાને મન કી બાત કાર્યક્રમ માટે વ્યવહારીક વિચારો જજ્જાવવાનો આગ્રહ કર્યો છે આ માટે નાગરીકો માય ગોવ ઓપન ફોરમ પર તેમના વિચારો વ્યક્ત કરી શકે છે